કોંગ્રેસના કપિલ સિબ્બલે ચલણી નોટો રદ કરવાનો નિર્ણય મોટું કૌભાંડ હોવાનો આરોપ મૂક્યો

લોકસભાની ચ્રંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે તમામ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ આક્રમત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે કેન્દ્રની એનડીએ સરકારે આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વાંસની ખેતીનો દરજજો આપવાની સાથે ગામડાંઓમાં એક લાખ મોડેલ શાળાઓ જનધન વનધન ગોવર્ધન જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે

તાપી જિલ્લાના બાજીપુરા ગામે ચૂંટણીસભાને સંબોધતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહ્લ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો બે અંદાજપત્ર રજૂ કરવામાં આવશે એક દેશનું અંદાજપત્ર હશે અને બીજૂં ખેડૂતો માટેનું હશે શ્રી રાહુલ ગાંધીએ જીએસટી કાળા નાણાં અને નોટબંધીની ટીકા કરતાં વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે

કપડવંજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે આ ચૂંટણી દેશને કોણ ઇમાનદાર સાસન અને મજબૂત નેતૃત્વ પુરૂં પાડશે તેની છે તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ અથાગ પરિશ્રમ અને પારદર્શી વહીવટ દ્વારા દેશને દેવા મુક્ત બનાવ્યો છે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામખંભાળીયા ખાતે જાહેરસભા સંબોધી હતી આ સભામાં બોલતા શ્રી રૂપાલાએ કહ્યું કે ભાજપ સરકારના શાસનમાં ગામડાની નાનામાં નાની બાબતમાં સરપંચને સીધા સાંકળવામાં આવે છે સરકારે સરપંચને આર્થિક અનુદાન સાથે તેનો ગામના વિકાસ માટે ઉપયોગ કરી શકે તેવા અધિકારો પણ આપ્યા છે

આ નિર્ણયથી અમીરો તેમના બિનહિસાબી નાણાંને હિસાબી નાણાંમાં ફેરવી શક્યા જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી હતી ગઇકાલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સિબ્બલે આ મુજબ જણાવ્યું હતું આ પરિષદમાં કોંગ્રેસ પક્ષ પ્રવક્તા મનીષ દોશી ઉપપ્રમૂખ ડો વિજય દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યાએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નિવેદનનો પ્રત્યાઘાત આપતા જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીના યોજાયેલા બે તબક્કામાં દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તરફી લોકજુવાળ જોવા મળે છે ત્યારે ગુજરાતને બદનામ કરવા ગુજરાતમાં આવીને જૂનું જૂઠાણુ ફેલાવવાનો કોંગ્રેસ નિષ્ફળ પ્રયાસ કરી રહી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે માલગામ પાટીયા અને સુરેન્દ્રનગર ખાતે સભાઓ સંબોધશે કેન્દ્રીય મંત્રીઓ વિનય કટીયાર આજે ભીલોડા મોડાસા અને ધનસુરા ખાતે તો શ્રી પરષોત્તમ રૂપાલા થરાદ દીવ ગોંડલ જેતપુર અને ધોરાજી ખાતે જાહેરસભાઓ સંબોધશે ભાજપ પ્રદે પ્રમુખ જીતુભાઈ વાઘાણી આજે ભાવનગર મહુવા ગારીયાધાર ભાવનગર અને નારી ખાત જાહેરસભા સંબોધશે કોંગ્રેસ દ્વારા પણ રાજ્યભરમાં વિવિધ પ્રચાર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કોંગ્રેસ ઉમેદવારો વિવિધ મતદાન ક્ષેત્રોમાં જઈ લોકસંપક ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ યોજી રહ્યા છે વઢવાણના બલદાણા ગામે ગઇકાલે યોજાયેલી કોંગ્રેસની ચ્રંટણીસભામાં હાર્દિક પટેલને એક વ્યક્તિએ લાફો માર્યો હતો જોકે સ્ટેજ ઉપર ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ લાફો મારનાર શખ્સને પકડીને પોલીસને હવાલે કર્યો હતો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ અંગે વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે દરમિયાન હાર્દિક પટેલે આ ઘટના માટે ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું છે કે ભાજપને સુરેન્દ્રનગરમાં બનેલ હાર્દિક પટેલ સાથેની ઘટના કે વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી ભાજપ ક્યારેય કોઈપણ પ્રકારની હિંસામાં માનતું નથી અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે વોક ફોર વોટનું આયોજન કરાયું છે મતદારો અચૂક મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો આ વોક ફોર વોટનું આયોજન કરાયું છે આજે વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી સુધી યોજાનાર વોક ફોર વોટમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે

વિક્રાંત પાંડે જોડાશે આ વોક યુનિવર્સિટી ઉપાસના રંગમંચ સુધી જશે અને મતદાર જાગૃતિના થીમ પર મ્યુઝિકલ નાઇટ તેમજ ફસ્ટ વોટર પાર્ટી યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણા ચૂંટણી નિરીક્ષક જનરલ ઓબ્ઝર્વર દિપક સીંઘલા તથા બેલેટ પેપર મતદાન કેન્દ્રમાં પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અમરેલી જિલ્લામાં ગઇકાલે બે અલગ અલગ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોની એક કંપનીને સાબરકુંડલામાં ચૂંટણી બંદોબસ્તમાં મૂકાઈ છે

જેમાંથી ગીર ગામના એક જવાનું મોત થયું હતું

અન્ય ઘટનામાં સાવરકુંડલાના હાથસણી ગામમાં કુવામાંથી માટી કાઢતી વખતે અચાનક દોરડું તૂટતા બે મજૂરો કુવામાં પટકાતા ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી

ખાસ કરીને વડોદરા ભરૂચ દાહોદ આણંદ અને ખેડા જીલ્લાના કેટલાક ભાગોમાં આવી અસહ્ય ગરમી પડવાની આગાહી કરાઈ છે